આવતીકાલે તેમની ચકાસણી થશે અને ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ સાતમી ઓક્ટોબર છે

મહારાષ્ટ્રમાં ઉમેદવારી નોંધાવનારા મુખ્ય નેતાઓમાં શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે ભાજપના ચંદ્રકાન્ત દાદા પાટીલ અને એનસીપીના ધનંજ્ય મુંડે તથા જીતેન્દ્ર અવહડ છે ભાજપના મંત્રીઓ પંકજા મુડે ગીરીશ મહાજન સુરેશ ખાડે સુભાષ દેશમુખ તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર પૃથ્વીરાજ ચૌહાણે પણ ઉમેદવારીપત્રો ભર્યા છે

જુદા જુદા પક્ષોના અન્ય ઉમેદવારોએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે

આ ટ્રેન લખનૌથી દિલ્ફી વચ્ચે યાલશે

અઠવાડિયામાં છ દિવસ ચાલનારી આ ગાડીમાં ચા કોફીના મશીનો ઉચ્ય ગુણવત્તાવાળી ખાદ્યચીજો અને ઠંડા પીણાની સુવિધા અપાશે

આ દિશામાં કેટલીક કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે શ્રીનગરમાં સયિવાલય ખાતે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં રાજ્યપાલના સલાહકાર કે સ્કંદન કે

શર્મા અને ફારૂક અહેમદખાને આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કાશ્મીરમાં વિકાસ કામોને વેગ આપવા આવતા વર્ષે રોકાણકારોની પરિષદ યોજાશે તેમણે કહ્યું કે સરકાર ગૃહનિર્માણ અને પરિવહન સેવાઓ પ્રવાસન અને કૃષિ સહિત કાશ્મીરના સર્વાંગી વિકાસ માટેના પ્રોજેક્ટોને આવકારશે

જેનો નાશ કરાથો હતો પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જોકે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી

ન્યાયાધીશ એન

રામન્ના અને સંજીવ ખન્નાની બનેલી બંચે અરજદારે એન

ની બેન્ચો સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યાં સુધી પર્યાવરણને લગતા કેસોની સુનાવણીઓ વડી અદાલતને હાથ ધરવાનો નિર્દેશ આપવા સર્વોચ્ય અદાલતને કરેલી વિનંતી બાબતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અરજદારે જણાવ્યું છે કે સત્તાવાળાઓએ એન

ટીમાં ન્યાયતંત્ર અને નિષ્ણાંત સભ્યોની યોગ્ય પ્રમાણમાં નિમણૂંક કરી નથી

ટીની બેન્યો અસરકારક રીતે કાર્યરત થઈ શકી નથી

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ગાંધી જયંતીના દિવસે આ નવતર પ્રથોગનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં લખનૌ વારાણસી ગોરખપુર મેરઠ પ્રયાગરાજ ઝાંસી કાનપુર બરેલી અને આગ્રા જિલ્લાઓમાં માર્ગોના નવીનીકરણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થશે શ્રી મૌર્યે કહ્યું કે પ્લાસ્ટિકના ઉપયોગથી માર્ગો વધુ મજબૂત બનશે અને એક વખત ઉપયોગમાં લેવાતાં પ્લાસ્ટિકનો સારી રીતે ઉપયોગ કરી શકાશે

સૂચિત કેન્દ્રો ફ્લોની ખેતી કરનાર ખેડૂતોને કૂલ છોડનો ઉછેર ફૂલોની તેમજ તબીબી દૃષ્ટિયે મહત્વના છોડનો ઉછેર તથા કૂલોમાંથી સુગંઘિત દ્રવ્ય બનાવવાની તાલીમ આપશે રાજ્યપાલના સલાહકાર ખુરશીદ અહેમદે શ્રીનગરમાં આ મુજબ જણાવ્યું હતું

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર ફારૂક ખાને ગઇકાલે આ પ્રમાણે જણાવ્યું હતું ગત બુધવારે જમ્મુ ક્ષેત્રના વિરોધપક્ષના કેટલાંક નેતાઓને તેમની રાજનૈતિક કાર્યવાહી ફરીથી શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી

દિલ્ફીમાં યોજાયેલી ભારત આર્થિક પરિષદમાં બોલતા તેમણે કહ્યું હતું કે ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ખનીજ તેલ અને કુદરતી વાયુની આયાત ઉપર આધાર રાખતા હોવાથી આ ઉત્પાદનોની કિંમતમાં આવતા ફેરફારો તેમના માટે મહત્વના બની જાય છે શ્રી પ્રધાને કહ્યું કે દેશના અર્થતંત્રને પાંય દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ભારતના આશરે સવા અબજ નાગરીકોને ઉર્જાનો પુરવઠો સરળતાથી મળી શકે તે બાબત ખુબ જ આવશ્યક છે

રમેશક્રમારના વડપણ હેઠળની છ સભ્યોની કેન્દ્રીય સમિતિ આજે પટણા જઈને બિહારમાં પૂરના કારણે ઉદભવેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવશે કેન્દ્રીય સમિતિના સભ્યો બિહારના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેમનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપ્રત કરશે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પહેલાં સમિતિના સભ્યો રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે

નવી દિલ્હીથી લુધિયાણા સુધી યાલતી ઇન્ટરસિટી એક્સપ્રેસનું નામાભિધાન સરબત દા ભાલા એક્સપ્રેસ કરવામાં આવ્યું છે

નવી દિલ્ફી સ્ટેશનથી એરપોર્ટ સુધીની મેટ્રોની યલો લાઇનને જોડતાં સ્કાયવોકનું નિર્માણ કરવામાં આવ્યું છે